પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે

આ ઉપરાંત સામાજિક અને રાજકીય મેળાવડાઓ મોકૂફ રાખ્યા છે

સરકારી કચેરીઓમાં પણ કોરોનાનું સંક્મણ અટકે અને કર્મચારીઓ સંક્રમિત ન થાય તે માટે સમગ્ર એપ્રિલ માસના યારેય શનિ રવિ દરમિયાન રજા રહેશે

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુમાં જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં ટેસ્ટીંગ મોટેપાયે વધારવામાં આવશે

ટી પી સી આર ટેસ્ટીંગ સંખ્યામાં ઘણો વધારો કરવામાં આવશે

કન્ટેન્ટમેન્ટ ઝોનનું પણ યૂસ્તપાલન કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે આ અંગે પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને કલેકટરો નક્કી કરશે એ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને નાગરિકોની અવર જવર ઉપર નિયંત્રણો મુકવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેકશનોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે ત્રણ લાખ ઇન્જેકશનનો રાજ્ય સરકારે ઓર્ડર આપ્યો છે રાજ્યની સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીરના ઇન્જેકશનો વિનામૂલ્યે આપવામાં આવશે

આજથી આ નગરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફયુ અમલી રહેશે

પણ નિયત કરાઇ છે તે મુજબ પાલન કરવાનું રહેશે રાજ્યના સચિવોને તમામ જિલ્લાઓમાં પ્રભારી તરીકે જવાબદારી સોંપી દેવાઇ છે અને તેઓ પૂરેપૂરો સમય સોંપેલા જિલ્લાઓમાં કામ કરશે

આ વખતે કોવિડ રોગયાળાના કારણે ચર્ચા વર્યુઅલ મોડમાં થોજાશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને હાજર રહેવા માટેના વિયારો અને સૂચનો કરશે શ્રી મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું કે પરીક્ષા યોદ્વાઓ વાલીઓ અને શિક્ષકો સાથે એક નવા સ્વરૂપે યાદગાર ચર્ચા કરવામાં આવશે જેમાં વિવિધ વિષયો પર ઘણા રસપ્રદ પ્રશ્નો હશે પ્રધાનમંત્રી પરીક્ષામાં તણાવ સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે

જેમાં મુખ્ય વકતા તરીકે સેન્લ્ મા યુનિવર્સીટી ઓફ રાજસ્થાનના પ્રો

કેશર રાઝાએ ભારતમાં ફાર્માસિસ્ટ હેલ્થકેર ફિલ્ડમાં જવાબદારી અને યોગ્યતા વિશે માહિતી આપી હતી

નેનો પાર્ટીકલ ડ્ગ્ ડિલવરી એન્ડ સુપર ક્રિટીકલ ટેકનોલોજી વિશે માર્ગદર્શન અપાયું હતું

પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા જરૂરિયાત મંદોને તેમજ ગરીબવર્ગ ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે